શ્રી રાજનાથસિંહે જજ્ઞાવ્યું છે કે આ નિર્ણયના કારજ્ઞે ખેડૂતોમાં સકારાત્યક સંદેશો જશે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે

ખરીફ પાકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખરીફપાકોના લઘુત્તમ ટેકાના ભાવોમાં દોઢ ગણો વધારો જાહેર કરાયો તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી છે ટ્રવીટર ઉપર આપેલા સંદેશામાં તેમણે કહ્યું કે સરકારે તેનું વચન પાળ્યું છે અને લઘુત્તમ ટેકાના ભાવોમાં ઐતિહાસિક વધારો કર્યો છે

પી રાવતે જણાવ્યું છે કે દિવ્યાંગો સાથે વધુ વેદાનાથી વર્તવાની જરૂર છે ચુંટણી પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરાવી જોઈએ

રાવતે જણાવ્યું કે દિવ્યાંગોને અનુકુળ સંચાર વ્યવસ્થા અને મતદાન કેન્દ્ર સુધીની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની બાબતને અગ્રતા આપાવામાં આવી છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજી જેટ્રોના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી હિરોયુકી ઈશીંગે અને મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલ જનરલની હાજરીમાં આ બિઝનેસ સેન્ટરનો પ્રારંભ કરાવશે